સેનાની ત્રણેય પાખોના કમાન્ડર્સની પરિષદ ત્રણ વર્ષ પછી યોજાઈ છે આ વખતના બેઠકનું કાર્યક્ષેત્ર વધારીને તેને બહુસ્તરીય અનૌપચારીક તથા સંવાદને કેન્દ્રમાં રાખતી બનાવવામાં આવી છે

તેમ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીઅ જણાવ્યૂં છે

ડ્ગરાળ આદિવાસી વિસ્તારમાં નલ સે જલ નેટવર્ક ઉભું કરવા લીફટ ઈરીગેશન કરવાની યોજના કાર્યરત છે

આ અંગે વધુ માહિતી આપતા જીલ્લા ના મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ આ પ્રમાણે જણાવ્યું હતું

રસીકરણ ફિતાવફ છે એ દરેકે લેવી જોઇએ એમ રસી લીધા બાદ ફન્ટલાઇન કોરોના વોરિયર્સશ્રી જગદીશભાઇ ઠકકરે જણાવ્યું હતું

ત્રીજી ટેસ્ટમે ચની જેમ અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટમેચ પણ આજે ત્રોજા દિવસે જ પુરી થઈ હતી સ્કોર આ મુજબ રહયો હતો